દિલ્હી પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે ગઇકાલે ટ્રેકર રેલી દરમિયાન આખો દિવસ પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ ચાલુ રહયું હતું

પોલીસે જણાવ્યું કે દેખાવકારોમાંથી કેટલાક લોકોએ લાલકિલ્લાની પ્રાચીર પર યઢી તેમના સંગઠનનો ધ્વજ લહેરાવ્યો હતો

શ્રીવાસ્તવે ખેડુતોને હિંસા ન કરવા અને શાંતી જાળવવા અપીલ કરી છે અમીત શાહ્ દિલ્ઠીમાં ખેડૂત આંદોલનનાં પગલે ઉભી થયેલી પરિસ્થિતીની સમીક્ષા માટે ગૃહમંત્રાલયની એક તાકીદની બેઠક યોજાઈ હતી ગૃહમંત્રી અમીત શાહએ બોલાવેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહસચિવ દિલ્ફી પોલીસ કમીશનર સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પરિસ્થિતીની વિગતો રજૂ કરી હતી અમારા પ્રતિનિધી જણાવે છે કે આ બેઠકમાં અર્ધલશ્કરી દળોની કુમક વધારવા સહિતનાં મહત્વનાં નિર્ણયો લેવાયા છે

બેઠકમાં સત્ર દરમિયાન બંને ગૃહોની કામગીરી સરળતાથી યાલે તે બાબત સુનિશ્ચિત કરાશે

પહેલી ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજુ કરાશે

કોવિડના પગલે રાજયસભા સવારે નવ થી બે જયારે લોકસભાની બપોરે યાર થી નવ વાગ્યા સુધી કાર્ય કરશે

પ ટકા રહેવાની સંભાવના વ્યકત કરી છે આ સાથે કોરોના રોગયાળા દરમિયાન બે અંકોમાં વૃઘ્ઘિદર મેળવનાર ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તાજેતરના અનુમાનો જોતા ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરતી વિકાસશીલ અર્થવ્યવસ્થાની ઓળખ ફરીથી હાંસલ કરી શકે છે

ડ ટકા દરથી વૃઘ્ધિનો અંદાજ છે આઇએમએફના મેનેજીંગ ડિરેકટર ક્રિષ્ટાલીના જીયોજીઆ એ કહ્યું કે ભારતે કોરોનાનો સામનો કરવા તથા આર્થિક સ્થિતિ સામેની લડતમાં ઘણા નિર્ણાયક પગલા ઉઠાવ્યા છે

કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકારે ટેકાના ભાવે ખરીદી યાલુ રાખી છે

સરકારે નોડલ એજન્સીઓ મારફતે ત્રણ લાખ ટન મગ અડદ મગફળી અને સોયાબીનની ખરીદી કરી છે

વધુ સમાચાર

દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટી રહી છે

વી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

જેલ પ્રવાસન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ વિદ્યાર્થીઓ તથા ઇતીહાસમાં રસ ધરાવતા લોકો માટે જેલ ટુરીઝમની અનોખી પહેલનો પ્રારંભ કર્યો છે વિડીયો માધ્યમથી બોલતાં શ્રી ઠાકરેએ કહ્યું કે આ પહેલથી લોકો સ્વાતંત્ર સેનાનીઓના સંઘર્ષને સમજી શકશે

શ્રી ઠાકરેએ કહ્યું કે ટુંક સમયમાં થાણે રત્નાગીરી અને નાસીકમાં પણ આ પહેલની શરૂઆત કરાશે જેલની મુલાકાત માટે પાંચ થી પયાસ રૂપિયાની ટીકીટ હશે

આ યોજના ધ્વારા કાશ્મીર ખીણ પ્રદેશ દેશના અન્ય ભાગો સાથે જોડાશે

મી

આરોગ્ય મંત્રી અને ડબલ્યુએચઓના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ ડોકટર હર્ષવર્ધને ડબલ્યુએચઓના સભ્ય દેશો સાથે મળીને કામ કરવાના અને કોવિડ વિરુધ્ધની વૈશ્વિક લડતમાં બહ્પક્ષીય સહયોગ આપવાના અમેરીકાના નિર્ણયની પ્રશંસા કરી